વધુ મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકારે રાજયોના સેકેટરીઓ સાથે બેઠક બાદ લિસ્ટ જાહેર કર્યુ છે જેમાં કેન્દ્રની યાદી બાદ રાજય સરકાર ઝોન મુજબ છુટછાટ આપશે નેહ્લ ઠક્કર પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શપથ પુ ર્વ કચ્છ પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડ દ્વારા ગુજરાત સ્થાપના દિવસે શપથ લઈને જાહેર જનતાને પ્રેરણા આપી હતી કે બફાર નીકળતા સમચે માસ્ક પેરવું સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું અને વારંવાર સાબુથી ફાથ ધોઈને સ્વચ્છતા બનાવી રાખવી આ મહામારી લડાઈ આપણે સયું કત રીતે લડી રહ્યા છીએ

નેહ્લ ઠક્કર ક ચ્છ પશ્ સહાય નોવેલ કોરોના વાયરસને કારણે લોકડાઉન હોઈ દાનનો પ્રવાહ અટકતા ગૌશાળા પાંજરાપોળોમાં પશુઓના નિભાવ અત્યંત મુશ્કેલ બન્યો છે પશુધનને ભુ ખમરાનો સામનો કરવો ન પડે તે માટે રાજય સરકારે નોંધાયેલી ગૌશાળા પાંજરાપોળ માટે પશુ સહાય જાહેર કરી છે

બીજા ફપ્તાની રકમ પમ ગૌસેવા આયોગમાં પર્ણેયી ગઈ હોઈ એકાદ સપ્તાહ બાદ તેની યુકવણી પણ શરૂ થશે